જામનગર સ્થિત ત્રણ આયુર્વેદ સંસ્થાઓને એક સંસ્થામાં વિલિન કરવાની દરખાસ્તને મંજુરી ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા અઢી વર્ષમાં પાકિસ્તાની આતંકવાદીઓની ધ્રસણખોરીમાં ઘટાડો નોંધાયો છે

યોશિહિદે સુગા જાપાનના નવા પ્રધાનમંત્રી બન્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વરાયેલા પ્રધાનમંત્રી યોશીફીદે સુગાને અભિનંદન પાઠવ્યા

અગાઉ લોકસભાએ આ વિધેયકને મંજૂરી આપી હતી અને આજે રાજ્યસભાએ પણ તેને મંજૂર કર્યું છે વિઘેયકમાં જામનગર ગુજરાત ખાતે આવેલી ત્રણ આયુર્વેદ સંસ્થાઓને એક જ સંસ્થામાં વિલિન કરવાની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે આ સંસ્થાઓમાં આયુર્વેદ અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન સંસ્થાન શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ભારતીય આયુર્વેદિક ઔષધ વિજ્ઞાન સંસ્થાનો સમાવેશ થાય છે સૂચિત નવી સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના પરિસરમાં સ્થાપવામાં આવશે ચર્ચાનો જવાબ આપતાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે સરકાર આયુર્વેદ સહિત પ્રાચીન સુશ્રુષા પદ્ધતિને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે ચર્ચામાં ભાગ લેતાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડોક્ટર શાંતનુસેને આ વિઘેયક નવી શિક્ષણ નીતીથી વિપરીત હોવાનું કહીને તેની સામે સવાલ ઉઠાવ્યો હતો જ્યારે બીજેડીના પ્રશાંત નંદાએ વિધેયકને ટેકો આપ્યો હતો તેમણે કહ્યું હતું કે આયુર્વેદના ક્ષેત્રમાં દુનિયા ભારત સામે મીટ માંડીને બેઠી છે સમાજવાદી પક્ષના સાંસદ પ્રોફેસર રામગોપાલ યાદવે હોસ્પિટલોમાં દવાઓની ઉપલબ્ધતા બહેતર બનાવવા રાજ્ય સરકારોને વધુ સહાય આપવાની કેન્દ્ર પાસે માંગણી કરી હતી

ઉપકુલપતિ અનુપ ઠાકરે રાજીપો વ્યકત કરતાં કહ્યું છે કે મહાવિદ્યાલય સાથે થોડાયેલી બે અન્ય સંસ્થા નો પણ રાષ્ટ્રીય દરજ્જા માં સમાવેશ કરાયો છે જે બાબત ગુજરાત માટે ગૌરવરૂપ છે

કિશન રેડ્ડીએ કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા અઢી વર્ષમાં પાકિસ્તાની આતંકવાદીઓની ધૂસણખોરીમાં ઘટાડો નોંધાયો છે

તેમણે કહ્યું કે સરકારે આતંકવાદને જરાય સાંખી નહીં લેવાની નીતિ અપનાવી છે તેમણે કહ્યું કે આતંકી સંગઠનો સામે સખ્તાઇ લાવવા સુરક્ષા વધારવા ઉપરાંત કાયદાને કડકાઇથી લાગુ કરાયા છે

તેમણે જણાવ્યું કે જે સંસ્થાઓ બેન્કો તરીકે કામ કરે છે તે વ્યાવસાયિક બેન્કો જેવા જ નિયમ હેઠળ હોવી જોઇએ તેમજ ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા વધુ સારા વહીવટ અને નિયમનને આધિન હોવી જોઇએ સુશ્રી સીતારમણે કહ્યું હતું કે આ ખરડો થાપણદારોના નાણા બચાવવાની જોગવાઇ ધરાવે છે

નાણામંત્રીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં સહકારી અને નાની બેન્કોના થાપણદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો થાપણદારોના હિતને સુનિશ્ચિત કરવાના આશયથી સરકાર આ વિઘેયક લાવી રહી છે

મહારાષ્ટ્રમાં આ યાદીમાં સૌથી ઉપર છે મંત્રાલયે જણાવ્યું છે કે તપાસ ઓળખ અને ઉપચારના અસરકારક અમલના કારણે સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધી છે તેમજ મૃતક સંખ્યા ઘટી છે

યોશિહિદે સુગા જાપાનની સંસદે મતદાન કરીને આજે યોશિહિદે સુગાને વિધિવત રીતે પ્રધાનમંત્રી તરીકે યૂંટી કાઢ્યા છે તેઓ પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેનું સ્થાન લેશે શિંજો આબે અને તેમના મંત્રીમંડળે રાજીનામું આપી દીધું છે

તેઓ અગાઉ મુખ્ય મંત્રીમંડળના સચિવ તરીકે કામ કરી યૂક્યા છે તેઓ શ્રી શિંજો આબેનો જમણો હાથ તરીકે ઓળખ પામ્યા હતા યોશિહિદે સુગા આજે જ નવા મંત્રીમંડળની જાહેરાત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના નવા પ્રધાનમંત્રી પદે વરાયેલા યોશિહિદે સુગાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે એક ટ્વીટ સંદેશમાં તેમણે કહ્યું છે કે શ્રી સુગાની આગેવાની હેઠળ ભારત અને જાપાનની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક સહભાગીતાને સાથે મળીને નવી ઉંયાઇઓ સર કરવાની આશા છે

જેનાથી દેશને ફરીથી વિશ્વગુરૂ તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે શિક્ષણમંત્રીએ કહ્યું કે આ નીતિથી વધુને વધુ ઉચ્ય શિક્ષણ સંસ્થાઓ માતૃભાષા કે સ્થાનિક ભાષાનો ઉપયોગ કરશે

એક ટ્વીટમાં મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે વિશ્વ ઓઝોન દિવસ જળવાયુ પરિવર્તન અને ઓઝોનના સંરક્ષણાત્મક કવય પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી મનાવવામાં આવે છે તેમણે લોકોને ઓઝોનના લેચરના સંરક્ષણ માટે ઉર્જાની બચત થાય તેવા ઉપકરણો વાપરવાની અપીલ કરી હતી

કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી

એક ટ્વીટમાં શ્રી જાવડેકરે કહ્યું કે છેલ્લા એક વર્ષથી તેઓ ઇલેક્ટ્રોનિક કારનો ઉપયોગ કરી રહ્યા છે

કપિલા વાત્સ્યાયનનું આજે સવારે નવી દિલ્ફીમાં નિધન થયું હતું તેઓ રાજ્યસભાના પૂર્વ સભ્ય હતા અને શિક્ષણ મંત્રાલયમાં સચિવ પદ પર પણ તેઓ કામ કરી યૂક્યા છે તેમણે ઉચ્ય શિક્ષણ માટે ઘણી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપનામાં યોગદાન આપ્યું છે

વાત્સ્યાયને ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સંસ્થાપક નિદેશક તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો તેઓ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરના પણ પૂર્વ અધ્યક્ષ હતા

આગામી વર્ષે જાન્યુઆરી માસ સુધીમાં આ પરિયોજના પૂર્ણ થશે

તેમણે વૈશ્વિક સ્તર પર રમતગમત પ્રવૃત્તિઓમાં ભારતનો પ્રભાવ વધારવા માટે કરાયેલા પ્રયાસો અંગેની જાણકારી આપી હતી રમતગમત મંત્રાલય રમત ગમત મંત્રાલયદાદરાનગર હવેલી દમણ દીવ સહીત છ રાજયોમાં ખેલો ઇન્ડિયા રાજય ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરશે